ભારત ચીન સીમા પર ાલના ઘટનાક્રમ અંગેના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું ક ભારતે ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહી અંગે રાજનૈતિક અને સૈન્યના માધ્યમોથી ચીન સાથે વાતચીત કરી છે તેમણે કહયું કે ભારતે ચીનને તેની સેનાને શિસ્ત જાળવવા તથા નિયંત્રણમાં રાખવા આગ્રહ કર્યો છે જેથી ફરીથી આવી ઉશ્કેરણીજનક ફરકતો ન કરે ભારત અને ચીન વચ્ચે સરહદ પર વિવાદને ઉકેલવા છેલ્લા ત્રણ મહિનાથી રાજનૈતિક અને લશ્કરી સ્તરે વાતચીત યાલી રહી છે તેમણે ઉમેર્યુ કે પ્રવર્તતી સ્થિતિ જવાબદારી પૂર્વક ઉકેલાવી જોઇએ અને દ્વિપક્ષીય સમજુતી તથા પ્રોટોકોલ અનસાર સરહૃદ પર શાંતી જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવુ જોઇએ

ભારતે ચીનની આ હરકતનો યોગ્ય જવાબ આપ્યો હતો અને રણક્ષાત્મક કાર્યવાહી કરી હતી તથા યીનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા સેના ચીન દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું છે કે લદાખના યુમારમાં ચીનના પીપલ્સ લિબરેશન આર્મીની ધુસણખોરી સંબંધી સમાયારો ખોટા છે સેનાએ જણાવ્યું છે કે એક સમાયાર એજન્સીએ ટવીટમાં જે ગતિવિધિઓનો ઉલ્લેખ કર્યો તે વાસ્તવિક નિયંત્રણ રેખાની બીજી તરફ શાંતીકાળ દરમિયાન નિયમિત ગતિવિધિઓ છે જને ઘુસણખોરીનો પ્રયાસ ન ગણાવી શકાય

દક્ષિણ પેંગોંગ વિસ્તારમાં ચીનના લશ્કર દ્વારા તાજેતરની ઉશ્કેરણી બાદ ભાવિ કાર્યવાહી અંગે વિયારણા માટે આ બેઠક બોલાવી હોવાનું અનુમાન છે ગઈકાલે ભારતીય સેના અને પીએલએ વચ્ચે યૂશુલ ખાતે બ્રિગેડ કમાન્ડર કક્ષાની ફ્લેગ બેઠકમાં ઉશ્કેરણીજનક લશ્કરી ગતિવિધિઓ અંગે ચર્ચા થોજાઇ હતી પૂર્વ લદ્દાખમાં યાલી રહેલી અથડામણ દરમિયાન પીએલએના સૈનિકોએ સર્વસંમતિનો ભંગ કર્યો હતો યથાવત સ્થિતિ જાળવવા અને ઉશ્કેરણીજનક લશ્કરી હિલયાલ રોકવા માટે ભારત પ્રયત્નશીલ છે ફેસબુક માહિતી અને પ્રસારણ મંત્રી રવીશંકર પ્રસાદે ફેસબુકના વડા માર્ક જકરબર્ગને દેશને અનુરૂપ સામુદાયિક માર્ગદર્શીકા બનાવવા જણાવ્યું છે

શ્રી પ્રસાદે કહ્યું કે આ ચુંટણીમાં ફેસબુકે ડાબેરી વિયારધારાને ટેકો આપી પોસ્ટ દુર કરવા પુરતા પ્રયાસો કર્યા ન હતા તેમણે કહયું કે ફેસબુક મેનેજમેન્ટે આ મુદ્દે સુધાર માટે પગલા લેવાની માંગ ના સંદેશાનો પણ જવાબ આપ્યો ન હતો તેમણે કહયું કે ફેસબુકના કર્મચારીઓના જુથે અને આંતરરાષ્ટ્રીય મીડીયા સાથે મળીને અમુક સ્વાર્થી તત્વો દેશની લોકતાંત્રિક પ્રક્રિયાને નુકશાન પહોચાડવાનો પ્રયાસ કરાયો છે તેમણે ઉમેર્યુ કે એવા ઘણા ઉદાહરણ છે જયાં કટ્ટરપંથીઓ ધ્વારા સોશ્યલ મીડીયાનો ઉપયોગ સામાજીક વ્યવસ્થા નષ્ટ કરવાના ઉદ્દેશ માટે કરાયો છે શ્રી પ્રસાદે હકીકતોની ખરાઇ કર્યા વિના તેની વાસ્તવિકતા તપાસવાની તથા અવિશ્વસનીય એજન્સીઓને આપવાની પ્રથાને સમાપ્ત કરવાની જરૂર પર પણ ભાર મુકયો

કેન્દ્રીય અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલે જણાવ્યું કે નાશ પામેલા પાકને બયાવવા પૂરતા માળખાકીય જોગવાઈથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે અને ફળો અને શાકભાજી ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પણ કામ કરશે તેમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટ કૃષિ પુરવઠા સાંકળને સુવ્યવસ્થિત કરવામાં અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો પેદા કરવામાં મદદ કરશે

ટવીટ સંદેશામાં શ્રી ટ્રમ્પે કહયું કે શ્રી મુખર્જીના નિધનના સમયારથી તેમને દુઃખ થયું છે તેમણે શ્રી મુખર્જીના પરીવાર ને ભારતીય નાગરીકો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે અમેરીકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓએ પણ શ્રી મુખર્જીના નિધન પર શોક વ્યકત કરતા તેમની દુરદંશી નેતા ગણાવ્યા છે અને કહયું કે તેમના નેતૃત્વમાં ભારત અમેરીકાના સંબંધો વધુ મજબુત બન્યા હતા

કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલે સર્વોચ્ય અદાલતમાં ઘિરાણ પર વ્યાજ માફી અંગેની અરજીના જવાબમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ન્યાયમૂર્તિ અશોક ભૂષણની આગેવાની હેઠળની ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે ઘિરાણ પરત યૂકવવાની મુદત બે વરસ સુધી આગળ ધપાવી શકાય છે

તેમાં બેન્કીંગ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે બેન્કોને નો ઘિરાણ પરનું વ્યાજ માફ કરવાનું કહેવામાં આવે તો તેમને પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે આ કેસની વધુ સુનાવણી આજે કરવામાં આવશે

ગઇકાલે સૌથી વધુ પોણા સોળ હજાર દર્દી મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા હતા

જો કે દેશમાં કોરોનાના મૃત્યુદર પોણા બે ટકા જેટલો જ રહ્યો છે જે વિશ્વમાં સૌથી ઓછા મૃત્યુદર વાળા દેશોની સમકક્ષ છે